મોદી અને માલ્દીવ્સના રાષ્ટ્રનપતિ ઇબ્રાહીમ સોલીહે વીડીયો કોન્ફરન્સથી સંયુક્તરૂપે ચાર પ્રોજેકટનો આરંભ કર્યો

આમાંનો એક પ્રોજેક્ટ એલઇડી લાઇટ અંગેનો છે બીજો પ્રોજેક્ટ માલદીવમાં રૂપે કાર્ડનો પ્રારંભ અંગેનો છે

અને ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટની પણ માલદીવને ભેટ અપાઈ હતી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત માલદીવ વચ્ચેના સંબંધોમાં આ સીમાચિન્હરૂપ છે તેમણે કહ્યું કે એનડીએ સરકારની નેબરહ્ડ ફર્સ્ટ અને માલદીવ સરકારની ઇન્ડિયા ફર્સ્ટ નીતી દ્વારા દરેક ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બનશે તેમણે કહ્યું કે મેડ ઇન ઇન્ડિયા ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફટ સત્તાવાર રીતે માલદિવના કોસ્ટગાર્ડને સુપ્રત કરાયું છે

તેમણે કહ્યું કે ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફટથી માલદીવના મેરીટાઇની સલામતિ વધારવામાં મદદરૂપ બનશે અને પ્રવાસન તેમજ બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે શ્રી મોદીએ કહ્યું કે માલદીવની મુલાકાત લેવામાં ભારતીય પ્રવાસીઓનો આંકડો બમણો થયો છે અને ભારત પાંચમા કરમેથી બીજા કરમે આવ્યું છે તેમણે કહ્યું કે રૂપે પેમેન્ટની પદ્ધતિ વધુ સરળ બનાવાશે જેથી કરીને માલદિવની ભારતીય લોકો વધુને વધુ મુલાકાત લઇ શકે તેમણે કહ્યું કે બંને દેશો કેન્સર હોસ્પીટલ અને ફલફલમલમાં ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણ માટે કામ કરી રહ્યા છે માલદિવના પ્રેસિડેન્ટે કહ્યું કે ભારત અને માલદિવ બંને દેશો વિશાળ ભારતીય સમુદ્રથી સંકળાયેલા છે આ ઉપરાંત સમુદ્રની સુરક્ષા અને સલામતિ દ્વારા બંને દેશો વધુ નજીક આવ્યા છે તેમણે કહ્યું કે ફેક્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફટએ મેરીટાઇમની સુરક્ષા માટે કોસ્ટગાર્ડની ક્ષમતા વધારવા માટે ખૂબ જ કિમતી સંપત્તિ બનશે

બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં માહીતી અને પ્રસારણ મંત્રીશ્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કેન્દ્રિય કારોબારીએ નાગરિકત્વ સુધારા ખરડાને મંજૂરી આપી છે તેમાં દેશના ફીતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને તેને ટ્રંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે મંત્રીમંડળે અનુસૂચિત જાતિ અને જનજાતિની લોકસભા અને વિધાનસભામાંમ અનામત વધુ દસ વર્ષ લંબાવવાની જોગવાઇ મંજૂરી કરી છે

આ ઉપરાંત વ્યક્તિગત માહીતી સુરક્ષા અંગેનો મુસદ્દા ખરડો પણ મંજૂર કરાયો છે તેને સંસદમાં રજૂ કરાશે બેઠકમાં જમ્મુ કાશ્મીર અનામત ખરડો પાછો ખેંચતો મુસદ્દો મંજૂર કરાયો છે ભારત બોન્ડ એકસચેન્જ ટ્રેડેડ ફંડ હેઠળ કેન્દ્રિય જાહેર સાહસોને વધુ નામાં પૂરા પાડવા મંજૂરી આપી છે જે દેશનું સૌપ્રથમ કોર્પોરેટ બોન્ડ ઇટીએફ બની રહેશે નાણામંત્રી સુશ્રી નિર્મળા સીતારમણે પત્રકારોને જણાવ્યું કે સરકાર બોન્ડ માર્કેટને વધુ મજબૂત બનાવવા ઇચ્છે છે

આ ઉપરાંત નવી દીલ્ફીમાં પ્રગતિ મેદાન ખાતે પંચતારક હોટલ બાંધવા મંજૂરી આપી છે તથા પ્રગતિમેદાન ખાતે વિશ્વકક્ષાનું પ્રદર્શન કેન્દ્ર ઉભું કરાશે

ચિદમ્બરમને એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે દાખલ કરેલા આઇએનએકસ મિડીયા મની લોન્ડરીંગ કેસમાં જામીન મંજૂર કર્યા છે આ સર્વોચ્ય અદાલતે જણાવ્યું કે ચિદમ્બરમ અદાલતની પરવાનગી મેળવ્યા વગર દેશ છોડી શકશે નહીં અને સાક્ષીઓ ઉપર પ્રભાવ પાડવાનો કે પૂરાવાઓ સાથે ચેડાં કરશે નહિં

જેમાં પૂર્વ કેન્દ્રિય નાણાંમંત્રીને જામીન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો

ન્યાયમૂર્તિ આર

ન્યાયમૂર્તિ એ

બોપન્ના અને ઋષિકેશ રોયની ખંડપીઠે ચિદમ્બરમને કોઇ પ્રેસ ઇન્ટરવ્યૂ અથવા કેસને સંબંધિત કોઇ નિવેદન આપવા બાબતે મનાઇ ફરમાવી છે

એક જવાનને આ ક્ષેત્રમાંથી બચાવી લેવાયો છે જે હાલ સારવાર હેઠળ છે

માટે ચાર હજાર જેટલાં મતદાન મથકો તૈયાર કરાયાં છે

જીલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગો માટે વ્હીલચેર બીલોરી કાય વાહનો પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે આવતીકાલે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે

ઇસ્ટ સિંઘભૂમ વેસ્ટ સિંઘભૂમ સરાયકેલા ખરસાવા રાંચી ખૂંટી ગુબલા અને સીમદેગા જીલ્લાઓની બેઠકો પર મતદાન થશે મંદરમાં એક જાહેરસભાને સંબોધતાં ભાજપના કાર્યકારી પ્રમુખ જગત પ્રકાશ નફાએ કહ્યું કે તેમના પક્ષે ચાર ખંડમાં અસ્થિરતાના યુગનો અંત આપ્યો છે અને ઝારખંડને સ્થિર સરકાર અને ભ્રષ્ટાયાર મુક્ત શાસન આપ્યું છે

તેમણે કોંગ્રસ ગરીબી નાબૂદીના નામે લોકોને મૂર્ખ બનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન આજસુના વડા સુદેશ માતોએ પણ મંદર અને જુગસલાઇમાં ચૂંટણીસભાઓ કરી હતી તેમણે કહ્યું કે તેમનો પક્ષ ઝારખંડના સ્વાભિમાન માટે યૂંટણી લડી રહ્યો છે

આ દિવસે ભારતીય દળોએ કરાંચી બંદર પર હ્મલો કર્યો હતો અને પશ્ચિમ દરિથાકાંઠાથી પાકિસ્તાનના દળોને સફળ રીતે પીછેહઠ કરાવી હતી નૌસેનાના વડા અને ભારતીય સેનાના વડા તેમજ એરફોર્સના વડાએ નવી દિલ્ફીમાં નેશનલ ઓલ મેમોરિયલની મુલાકાત લઇ શ્રદ્ધાંજલિ આપી હતી